બ્રિક્સ સંગઠનના દેશોએ બધા જ સ્વરૂપના આતંકવાદને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને

આ મહાસભાની કાર્યવાહી ભારતીય સમય મુજબ આજે સાંજના સાડા છ વાગ્યાથી શરૂ થશે

નિષ્ણાતોનું માનવું છે કે પ્રધાનમંત્રીના સંબોધનમાં દેશની વૈશ્વિક સ્તરની આશા આકાંક્ષાઓ તથા પાકિસ્તાનની ધરતી પરથી ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓની બાબત કેન્દ્રમાં રહે તેવી સંભાવના છે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદીને આશા વ્યક્ત કરી છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાની કાર્યવાહીનું પરિણામ અભુતપૂર્વ હશે

બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી

તેમણે ચાબહાર બંદરને ઝડપથી કાર્યરત કરવા અંગે ચર્ચા કરી હતી અખાતી વિસ્તારમાં શાંતિ સલામતી અને સ્થિરતા જળવાઈ રહે તે હેતુથી રાજદ્વારી અને વિશ્વાસ વધારવાના પ્રથાસો તેમજ મંત્રણાને ભારત ટોયની અગ્રતા આપે છે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું શ્રી મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ અનાસ્તાસીયાદેસ અને ગ્રીકના પ્રધાનમંત્રી કારીયાકોસ મીત્સોતાકીસ સાથે પણ મંત્રણાઓ કરી હતી

જયશંકરે બ્રાઝીલ અને જાપાન સહિત ઘણાં દેશોના વિદેશમંત્રીઓ સાથે ગઈકાલે ન્યુયોર્કમાં દ્વિપક્ષીય મંત્રણા કરી છે તેમમે બ્રાઝીલના વિદેશમંત્રી અર્નેસ્ટો અરૂજો સીયેરા લોનના વિદેશમંત્રી નબીલા ટ્યુનીસ યુગાંડાના પ્રધાનમંત્રી સહાકાના રૂગુંડા અને લાત્વીયાના વિદેશમંત્રી એડગર્સ રીનકેવીસ સાથેની તસવીરો ટૃવિટ કરી છે ભારત અને યુંગાડા વચ્ચેનો સહકાર વિકાસશીલ દેશો વચ્ચેના સહકારનું આદર્શ ઉદાહરણ છે તેમ શ્રી જયશંકરે જણાવ્યું છે

ન્યુયોકમાં બ્રિક્સના વિદેશમંત્રીઓની યોજાયેલી બેઠકમાં આવો વિયાર રજુ થયો હતો બ્રિક્સ સંગઠનની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે બધા જ મંત્રીઓએ બધા જ સ્વરૂપના આતંકવાદને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને આતંકવાદનો અસરકારક સામનો કરવા સર્વગ્રાહી અભિગમ જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈસ્ટોનીયાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ન્યુયોર્કમાં દ્વિપક્ષીય વાતયીત યોજાયા બાદ ઈસ્ટોનીયાના રાજદૂતે આવું નિવેદન આપ્યું હતું ન્યુયોકમાં બંને આગેવાનોચે ઈ ગવર્નન્સ સાયબર સિક્યુરિટી તથા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી

ટ્રવિટર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભારતે વૈશ્વિક સ્તરના રાજદ્વારી અને મિત્ર ગુમાવ્યા છે ભારત અને ફાન્સ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી સ્થાપવામાં શ્રી શીરાકે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી

શિવાને જણાવ્યું છે કે અવકાશમાં માનવ સહિત ગગનથાન મોકલવાની યોજના ઉપર વૈજ્ઞાનિકો સધન કામગીરી કરી રહ્યા છે

તેમણે આશા વ્યક્ત કરી છે કે તહેવારોની મોસમમાં ગ્રાહકોની માગણીમાં વધારો નોંધાશે ખાનગી બેંકો તથા નાણાં સંસ્થાઓ સાથેની બેઠક બાદ નાણાંમંત્રી પત્રકારો સાથે વાતયીત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની બેંકો તથા નાણાં સંસ્થાઓમાં રોકડની તંગી નથી સુશ્રી સીતારામને જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રના કાર્યરત નાની નાણાંકીય સંસ્થાઓમાં ઘિરાણની માગણી વધી છે અને તેઓ ઘિરાણ આપી રહ્યા છે આ સંસ્થાઓનો વૃદ્વિદર પ્રોત્સાહક ગણાવી શકાય

ગઈકાલે અમદાવાદમાં સ્પેસ એપ્લિક્શન સેન્ટર ખાતે ભારતીય સિસ્ટમમાં પરિવર્તન અંગેની રાષ્ટ્રીય પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા ડોક્ટર સિંહે કહ્યું કે માર્ગ પરિવહન રેલવે ફાટક વિનાના રેલવે ક્રોસિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અદના નાગરિક માટે થવો જોઈએ

મનદીપ અને આકાશદીપે ભારત વતી બે ગોલ નોંધાવ્યા હતા આવતીકાલે શ્રેણીની બીજી મેચ રમાશે

ગઈકાલે સતત થઈ રહેલા વરસાદના કારણે મેચ શરૂ કરી શકાઈ નથી

શ્રેણીની ત્રીજી મેય રવિવારે સુરતમાં રમાશે

કશ્યપ અને ડેનમાર્કના જાન ઓ જોર્ગન્સન વચ્ચે મુકાબલો થશે પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પી કશ્યપે મલેશિયાના દારેન લીઉને પરાજય આપ્યો હતો આ સ્પર્ધામાં પી